પાટનગર નવી દિલ્ફીના રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી પરેડની સલામી જીલશે આ પરેડમાં ભારતની સાંસ્કૃતિક એકતા અને પરંપરાની ઝાંખી પ્રદર્શિત થાય છે વિવિધ રાજ્યોએ પોતાની કૃતિ રજુ કરી છે ગુજરાતની રાણકી વાવની પ્રતિકૃતિ આજની પરેડમાં જોવા મળશે ગુજરાતમાં ધ્વજ વંદનનો મુખ્ય સમારોહ રાજકોટ ખાતે યોજાશેમુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે વિરલ રાણા પ્રજાસત્તાક પર્વ કચ્છ કચ્છનો જિલ્લા સ્તરનો મુખ્ય સમારોહ મુંદરા ખાતે યોજાશે રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના ફસ્તે ધ્વજ વંદન થશેતેઓ પરેડની સલામી જીલશે અને સાંસ્કૃતિક કાર્યક્રમની તેમજ રમત ગમત સ્પર્ધા નિહાળશે

ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રેદસ મહાનુ ભાવોની આ એવોર્ડ મટે પસંદગી કરવામાં આવી છે કચ્છી ભાષાના અગ્રણી કવિ અને સાહિત્યકાર નારાયણ જોષી કારાયલ ને પદમશ્રી એવોર્ડ આપવાનું જાહેર થયુછે તેઓ આકાશવાણી ભુજ સાથે વર્ષોથી સંકળાયેલા રહયા છે ગુજરાતના અન્ય અગ્રણીઓમાં સ્થાપિત બાલકૃષ્ણ દોશીને પદમ ભુ ષણ જયારે સુ ધીર જૈનયાઝદી કરંજીયા અને લોક સાહિત્યકાર શાહબુદીન રાઠોડની પદમશ્રી માટે પસંદગી થઈ છે વિરલ રાણા રાષ્ટ્રપતિ પદક રાજ્યના હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સેવા સાથે સંકળાયેલા સાત વ્યક્તિઓને રાષ્ટ્રપતિ પદક આપવા જાહેર થયુ છે કચ્છમાંથી ભુજના વિભાકર નટવરલાલ અંતાણીને તેમની હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સેવાની કામગીરી બદલ પસંદગી થઈ છે

વિરલ રાણા મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે છ વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિયારો વ્યક્ત કરશે આજે સાંજે છ વાગે મન કી બાત હિન્દીમાં પ્રસારીત થયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુ વાદ તરત પ્રસારીત કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુ વાદનું પુનપ્રસારણ આજે રાત્રે આકાશવાણીના જે તે કેન્દ્રો પરથી રાતના દસ વાગે કરાશે

અગત્યની જાહેરાત પુ રી થઈ વિરલ રાણા ભુજ કાર્નિવલ ભુજ નગર પાલિકા દ્રારા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે સાંજે ભુજ કાર્નિવલનું આયોજન થયુ હતું આ અગાઉ કચ્છ રણોત્સવની સાથે ભુજમાં યોજાતો કચ્છ કાર્નિવલ છ વર્ષના લાંબા ગાળા પછી યોજાયો હતો

અંજારમાં પ્રજાસત્તાક દિને રેલીમાં જતા શહિદ બનેલા બાળકો અને પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી અપાશેમાંડવીરાપર ભયાઉ વિગેરે સ્થળે વિવિ કાર્યક્રમો યોજાશે

વિરલ રાણા હવામાન કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી ઘટી